આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે સમગ્ર રાજ્યમાં અંદાજે પપ હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે

મુખ્યમંત્રીશ્રીએ રાજય સરકારે કોરોના કેસોમાં અચાનક થયેલા વધારા સામે સતર્કતા રાખીને અમદાવાદ વડોદરા રાજકોટ સુરત મહાનગરમાં રાત્રિ કરફયુનો અમલ શરૂ કર્યો છે તેની પણ જાણકારી આપી હતી પ્રધાનમંત્રીશ્રીને વિશ્વાસ આપ્યો કે વધતા સંક્રમણને રોકવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો સચિવો જોડાયા હતા

જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડ્ર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ખાસ ઉપસ્થિત રહેશે છેલ્લા કેટલાય વર્ષોમાં આ સંમેલન અંતર્ગત લોકશાહી પ્રણાલીકાને મજબૂતાઇ આપવાના ક્રષ્ટીથી નવા વિયારો અને નવા પ્રણાલીકાના અનભવોનું આદાન પ્રદાન કરવામાં આવશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી લાઇવ નહી થવી તે રાજ્યોના પોતાનો મામલો છે તે જે તે રાજ્ય નક્કી કરે છે

આ નિર્ણયો આજે મધરાતથી અમલમાં આવશે

આ ઉપરાંત અમદાવાદ સહિત યાર મહાનગરો અને જ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ યાલી રહ્યો છે તેમાં કરફયુના સમયમાં લઝન કે સત્કાર સમારોહ યોજી શકાશે નહીં

આ કેસમાં વધુ સુનાવણી શુક્રવારે યોજાશે

જેમાં ચેરમેન પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે જ્યારે વાઈસ ચેરમેન રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનિય છે કે સુમુલની ચૂંટણી બાદ આખો મામલો હોઈકોર્ટમાં ગયો હતો ત્યારબાદ આજે મતગણતરી કરવામાં આવી હતી